કારગીલમાં બરફવર્ષા થઇ

આજે નવી દિલ્ફીમાં માલ્દીવ્સની અધ્યક્ષ મહમંદ નાશીદના નેતૃત્વમાં આવેલા સંસદીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે કહ્યુ કે બંને દેશોના સંસદસભ્યો વચ્ચે સંપર્ક જળવાઇ રહે એ દઢતાપૂર્ણ સંબંધો માટે જરૂરી છે શ્રી નાશીદે નવી સરકાર રચાયા બાદ અપાતા સહયોગ બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો

વપરાશ વધે તો આર્થિક વૃદ્ધિ વધે તેની પર ભાર મૂકાયો છે શ્રી સુબ્રમણ્યમે કહ્યું કે સરકારે છેલ્લા કેટલાંક મહિનાઓમાં મહત્વનાં પગલાં લીધાં છે કંપનીઓ પરના કોર્પોરેટ વેરા ઘટાડ્યા છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશક્રમારે જણાવ્યું કે બન્ને દેશોને અનુક્રળ તારીકે ફરીથી આયોજન કરાશે શ્રી આબેના નેતૃત્વમાં જાપાનનું પ્રતિનિધિ મંડળ રવિવારથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવવાનું હતું